સૌર ઊર્જાનું ઉત્પાદન ઘરે ઘરે શરૂ થાય તેવા પ્રોત્સાફન આપી ગુજરાત સરકાર ઊર્જા કેવી રીતે મેળવાય તેનો દાખલો દેશને આપવા જઈ રફી છે

તેમણે કહ્યું કે આ મુલાકાત દરમિયાન કલાઈમેટ ચેન્જ ગ્રીન ટેકનોલોજી જીઓ થર્મલ એનર્જી સાંસ્ટૃતિક પ્રવાસન અને કૃષિ જેવા ક્ષેત્રોમાં પરસ્પર સમજૂતી શકાશે આઇસલેન્ડ અને સ્વિટઝર્લેન્ડમાં રાષ્ટ્રપતિ સંબંધિત યુનિવર્સિટીઓના યુવાનોને સંબોધન કરશે

રાષ્ટ્રપતિ સાથે વેપારીઓનું પ્રતિનિધિમંડળ સાથે રફેશે અને તેઓ પ્રવાસ દરમિયાન સમકક્ષ સાથે ચર્ચા વિચારણા કરશે

ગઈકાલે દિવસભર વાદળછાયા વાતાવરણ વચ્ચે અસહ્ય ઉકળાટ બાદ સાંજે અનેક વિસ્તારોમાં વાતાવરણ પલટાયા બાદ વરસાદ વરસ્યો ફતો માંડવીમાં રાત્રે ગાજવીજ સાથે અઢી ઇંચ પાણી વરસ્યું ફતું વીજળીના કડાકા ભડાકાએ ડરામણો માફોલ ઊભો કરતા લોકો ભયભીત બન્યા ફતા

જિલ્લામાં ઝાપટાંથી લઇ સવા ઇંચ સુધીનો વરસાદ વરસ્યો ફતો અબડાસા તાલુકાના મોથાળા અને અાસપાસના ગામોમાં રાત્રીના સાડા નવ પછી તોફાની વરસાદ વરસવો શરુ થયોલ ફતો રાપર તાલુકાના કેટલાંક ગામોમાં ગઈકાલે દિવસ દરમિયાન ઝાપટાં રૂપે મેઘ મફેર અવિરત રફી ફતી

લખપત તાલુકાના નરા તેમજ અાસપાસના ગામોમાં અેકાઅેક ભારે વરસાદી ઝાપટું વરસતાં નદી નાળામાંથી જોશભેર પાણી વફી નિકળ્યાનું જાણવા મળ્યું છે અેજ રીતે મુન્દ્રામાં રાત્રીના સાડા નવ પછી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસવાની શરૂઅાત થઇ ફતી

મી પાણી પડયું હતું

વિશાળ જળરાશીથી ભરેલાં ટપ્પર ડેમ ને રાજયમંત્રીશ્રી વાસણભાઈ આફિર ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી સહિત તાલુકા પંચાયત પ્રમુખો સહિત ગાંધીધામ ચેમ્બર અને અંજાર ગાંધીધામ નગરપાલિકાના પદાધિકારીઓ સ્થાનિક અગ્રણીઓ સંતો મહંતો સરપંચો અને આસપાસના વિસ્તારના લોકોની ફાજરી વચ્ચે વધાવાયો ફતો આ વધામણાં કાર્યક્રમને સંબોધતાં શ્રી વાસણભાઈ આફિરે આવી પળો કચ્છ માટે ખૂબ ભાગ્યશાળી ફોવાનું જણાવતાં આનંદ ઉત્સાફનો ભાવ વ્યકત કર્યો ફતો શ્રી આફિરે મોડકુબા સુધી નર્મદા નીર પફોંચાડવાની રાજય સરકારની નેમ વ્યકત કરી ઉમેર્યું ફતું કે સમગ્ર કચ્છને પીવાનું પાણી પુરૂ પાડતાં કચ્છની જીવાદોરી ટપ્પર ડેમને નર્મદા નીરથી ભરી દેવાનું સપનું સાકાર થતાં ફવે શિણાય ડેમ અને રૂદ્રમાતા ડેમને પણ નર્મદા નીરથી ભરવાની પણ તૈયારીઓ આરંભાઇ ફોવાનું જણાવ્યું ફતું

વિશ્વ આરોગ્ય સંસ્થાના માનસિક આરોગ્ય વિભાગના ડાયરેક્ટર ડો